કોરોનાનો આંક જીલ્લા કક્ષાએ પણ વધ્યો

કેસ નર્મદામાં નવો એક પણ કેસ નથી

ભરાશે તીડનું સંકટ ટાળવા માટે કૃષિ મંત્રાલયની ટુકડીને સજ્જ કરાઇ

એક દિવસમાં નોંધાયેલા કેસોનો આ સૌથી મોટો આંક છે

નવસારી જીલ્લામાં આજે વધુ છ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા તેમજ કોરોનાની સારવાર દરમિયાન આજે એક દર્દીનું મોત નિપશ્યું છે

બંન્ને પોઝીટીવ કેસની ટ્રાવેલ હિસ્ટ્રી સુરતની છે

મોરબી જીલ્લાના વાંકાનેરમાંથી વધુ એક કોરોના પોઝીટીવ કેસ નોંધાથો છે

રાજ્યના મૃત્યુ પામેલા અન્ય ચાર કોરોના વોરિયર્સના ક્લેઈમના ડોકયુમેન્ટ તૈયાર થઈ ગયા છે તેઓના આશ્રિતને પણ નજીકના સમયમાં આ સહાયની રકમ ચુકવી દેવામાં આવશે

જેમાં એક તબીબ બે સ્ટાફ નર્સ એક ફિમેલ હેલ્થ વર્કર એક એલ એચ વી એક મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઈઝર તથા એક પેસન્ટ એટેન્ડટનો સમાવેશ થાય છે

લૉકડાઉનની વિકટ પરિસ્થિતિમાં અવિરતપણે પૂરક પોષણ વિતરણની કામગીરી કરીને દરેક અઠવાડિયે પ્રત્યેક બાળકને એક કિલોગ્રામ સુખડીનું વિતરણ કરાયું છે

આવેદન કરવાની પ્રક્રિયા તથા ફી ભરવાની પ્રક્રિયા શાળા દ્રારા ફક્ત ઓનલાઇન માધ્યમથી જ કરવાની રહેશે

કન્યા ઉમેદવાર અને દિવ્યાંગ ઉમેદવારોને સરકારશ્રીએ પરીક્ષા ફી ભરવામાંથી મુક્તિ આપેલ છે તેમણે પૂરક પરીક્ષા માટે ઓનલાઇન આવેદન કરવું ફરજીયાત છે જે વિદ્યાર્થીઓ શાળા પર જઇ આવેદન માટેની સંમતિ આપવા તથા ફી ભરવા જઇ શકે તેમ ન હોય તેવા કિસ્સામાં વિદ્યાર્થી સ્વયં ઓનલાઇન આવેદન કરીને નિયત ફી ભરી શકશે

રણતીડ ગુજરાત સહિત દેશભરમાં રણતીડનું સંકટ ટાળવા માટે ખેતીવાડી મંત્રાલયની ટીમ સજ્જ છે કેન્દ્ર સરકારના ખેતીવાડી મંત્રાલયના તીડ નિયંત્રણ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર ડો

તેમ તેમણે જણાવ્યુ હતું

ગુર્જર ડાંગ સખી મંડળ કોરોના કાળ દરમ્યાન માસ્કની મોટી સંખ્યામાં જરૂરિયાત ઉભી થતા ડાંગ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સખીમંડળો અને આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમના સંયુક્ત ઉપક્રમે મોટા જથ્થા માં માસ્ક બનાવીને વાજબી ભાવે વેચાણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને ગ્રામીણ મહિલાઓ માસ્ક બનાવીને રોજગારી મેળવી રહી છે

નોંધનીય છે કે જાહેર જનતા પાસેથી રૂ